પ્રાદેશિક સમાયાર જયેશ વેગડા વાંચે છે

નવીનીકરણ ઉર્જા વિભાગના મંત્રી આર

કોરોના રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સંભવિત કોરોના વાયરસ સામે અગમચેતીના ભાગરૂપે નાગરિકોને વ્યાજબી ભાવે માસ્ક હેન્ડ સેનીટાઇઝ ઉપલબ્ધ કરાવવા તમામ કેમિસ્ટ મિત્રોને અનુરોધ કર્યો છે

આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે રાજ્યમાં આવતા પ્રવાસીઓ સહિત હોટલ કર્મચારીઓનું સ્કીનીંગ કરવાનું ફરજિયાત કરવાની સૂચના પણ આપવામાં આવી છે

આ ઉપરાંત જામનગરના એમ પી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 તેમજ સુરત રાજકોટ ને વડોદરા ખાતે પણ કોરોનાના પરિક્ષણની સુવિધા ઉભી કરવાની તૈયારીઓ શરૂ કરી છે રાજ્યમાં મદાવાદ ને સુરત વિમાનમથકે રાજ્યમાં આવતા મુસાફરોના સ્ક્રીનીંગની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ રાજ્યમાં બંદરો ખાતે ચૌદસોથી વધુ મુસાફરોના સ્ક્રીનીંગની કામગીરી પૂરી કરાઇ છે

પી

બે દેશોનો વિદેશ પ્રવાસ બાદ જામનગર પરત ફરતા તાવના લક્ષણો જણાતા હાલ તેને આઇસોલેટડ કરાથો છે કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ ગણીને તેના લોહીના નમૂના લેવામાં આવ્યા છે અને હોસ્પિટલના તજજ્ઞ ડોકટરો લોફીના નમૂનાનું સ્કેનીંગ કરી રહ્યા છે

ફાગણી પુનમે રણછોડરાયના દર્શન કરવા માટે પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટતું હોય છે

આ વર્ષે પણ પદયાત્રીઓ જય રણછોડના નાદ સાથે ફાગણી પૂનમ નિમિત્તે ડાકોર તરફ આગળ વધી રહ્યા છે સેવાભાવી કેમ્પો દ્વારા પદયાત્રી માટે આરામની સગવડ તેમજ ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે

મુખ્યમંત્રી સુરત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત મહાનગરપાલિકાના ત્રણ વિસ્તારોમાં પ્રારંભિક ટી પી સ્કીમને મંજુરી આપી છે

પી અને એક ફાઇનલ ડીપી યોજના સહિત કુલ અગિયાર પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ સુરતની ત્રણ ટી પી

આ પ્લોટસમાં બાગ બગીયા તેમજ જાહેર હેતુ માટે બે લાખ પંદર હજાર આઠસો અગિયાર ચોરસ મીટર જમીન પ્રાપ્ત થશે જયારે સામાજિક આર્થિક નબળા વર્ગના લોકોના આવાસ રહેઠાણ માટે એક લાખ અઢાર હજાર ચારસો ચોત્રીસ મીટર જમીન પ્રાપ્ત થશે

મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં કરેલી પ્રગતિ તથા સ્ત્રી પુરુષ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે આજના દિવસે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં મહિલાઓને સમાન કામ હોવા છતાં પુરુષોની સરખામણીએ સમાન વેતન અપાતું નથી તેમજ વેપાર અથવા રાજકારણમાં મહિલાઓ પુરુષોની તુલનાએ ઓછું પ્રતિનિધિત્વ ધરાવે છે આમ છતાં મહિલાઓની વિચારસરણી તથા મહિલાઓ અંગે સમાજને દૃષ્ટિકોણ આ બંને બાબતોમાં આવકારદાયક ફેરફાર થઈ રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં આજે સવારે યોજાનાર એક કાર્યક્રમમાં નારી શક્તિ પુરસ્કાર અર્પણ કરશે સ્ત્રી શક્તિકરણ ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિ જૂથ અને સંસ્થાઓને આ પુરસ્કાર આપવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નારીશક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે આજે તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને સંવાદ કરશે આ ઉપરાંત મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રીના ટિવટર એકાઉન્ટનું સંચાલન અસાધારણ કામગીરી કરનારી મહિલાઓ દ્વારા કરાશે કુકમા મહિલા માર્ગ કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના કુકમા ગામમાં સોળ જેટલા માર્ગો ગામની સૌથી વધુ ભણેલી દિકરીના નામે ઓળખાતા થયા છે કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે કુકમા ગ્રામ પંચાયતે સામન્ય સભામાં નિર્ણય કરી ગામના માર્ગોને ગામમાં સૌથી વધુ ભણેલી દિકરીનું નામ આપવાનો નિર્ણય કર્યો ફતો જે અંતર્ગત અત્યાર સુધીમાં સોળ જેટલા માર્ગોનું નામકરણ દિકરીઓના નામે કરવામાં આવ્યું છે કુકમા ગામે કરેલી આ અનોખી પહેલથી દિકરીઓમાં શિક્ષણ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે

આ મેળામાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓએ હસ્તકળાઓ દ્વારા વિવિધ વસ્તુઓ તૈયાર કરાઇ હતી નહેરૂ યુવા કેન્દ્ર પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે નહેરૂ યુવા કેન્દ્ર પાટણ દ્વારા જિલ્લાકક્ષાની રમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું